પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો બીજો તબકકો પહેલી જુલાઇથી શરૂ થયો છે અને નવેમ્બર સુધી યાલશે

ઉલ્લેખનીય છે કે કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિમાં બિહાર ઝારખંડ ઓડીશા મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના શ્રમિકો અન્ય રાજ્યોમાંથી પોતાના વતનમાં પાછા ફર્યા હતા

ગઈકાલે ગાંધીનગરમાં રાજ્યની શહેરી સહકારી બેન્કો જિલ્લા બેન્કો અને જાહેર ક્ષેત્રની બેન્કોના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી યોજાયેલી ઉચ્યસ્તરીય સમીક્ષા બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોડાયા હતા શ્રી રૂપાણીએ કહ્યું કે નાના વેપારીઓને પોતાનો વેપાર વધારવા માટે વાર્ષિક બે ટકાના વ્યાજદર સાથે બે લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપવા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરાઈ છે

શ્રી રૂપાણીએ કહ્યું કે રાષ્ટ્રીયકૃત બેન્કોએ પણ આ પ્રકારે પોતાનું પેકેજ તૈયાર કરીને મદદરૂપ થવું જોઈએ

રાષ્ટ્રસંઘના નાયબ પ્રવક્તા ફરહાન હકે કહ્યું છે કે લેબેનોનના નાગરિકોએ સિરીયાના તથા પેલેસ્ટાઇનના હજારો શરણાર્થીઓને વર્ષોથી સાચવ્યા છે

બેચના અને ગુજરાત કેડરના શ્રી મુર્મુની જમ્મુ અને કાશ્મીરના લેફન્ટન્ટ ગવર્નર તરીકે ગયા વર્ષે ઓક્ટબરમાં નિમણૂંક કરવામાં આવી હતી